વાગ્યા બાદ ઓનલાઈન મૂકાશે

વિકસાવવામાં આવશે

કોંગ્રેસ અધ્યક્ષ રજૂઆત ગુજરાત કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ ગઈકાલે વિધાનસભાના અધ્યક્ષને મળ્યું હતું અને ધારાસભ્ય પબુભા માણેક અને અલ્પેશ ઠાકરને ગેરલાયક જાહેર કરવાની માગણી કરી હતી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ પક્ષના કેટલાક વરિષ્ઠ ધારાસભ્યો અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને તેમની કચેરીમાં મળ્યા હતા અને બંને ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાની માગણી કરી હતી

તેમના હરિફ કોંગ્રેસના ઉમેદવારની અરજી ઉપર વડી અદાલતે આ ચૂકાદો આપ્યો હતો પબુભા માણેક દ્વારા વડી અદાલતના આ ચૂકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અમલ કરવામાં આવી છે સર્વોચ્ચ અદાલતે મનાઇ હુકમ આપવાનો ઇન્કાર કરતાં વધુ સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં રાખી છે આમ છતાં આ અંગે અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી દ્વારકા બેઠક ઉપર ચૂંટણી નહીં યોજવા માટે જણાવ્યું છે બીજી તરફ કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તાજેતરની લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષમાં તમામ હોદ્દા ઉપરથી રાજીનામાની જાહેરાત કરી હતી જો કે પોતે પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું નહીં આપ્યું હોવાનું જણાવી ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો છે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને ગેરલાયક જાહેર કરવાની માગણી કરે છે ત્યારે અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે તેમણે પાર્ટીના કોઇ આદેશનું ઉલ્લંઘન કર્યું નહીં હોવાથી તેના સામે પગલાં લઇ શકાય નહીં મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગઈકાલે ઉનાળામાં પાણીની તંગી નિવારવા આગોતરા આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ ગઇ જેમાં ચોમાસુ બેસે ત્યાં સુધી ક્યાંય જળસંકટ પ્રજાએ વેઠવું પડે નહિં તેવું આયોજન કરાયું છે આ બેઠકમાં મુખ્ય નગરો અને કચ્છ સહિતના વિસ્તારમાં પાણી પહોંચાડવા ટીમની રચના કરવામાં આવી છે તેમજ પાણીની તંગી વાળા વિસ્તારોમાં ભવિષ્યમાં આ પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે આગોતરા આયોજન સાથે વ્યવસ્થા કરવામાં આવશે

ઇરમા ઈન્ટર્નશીપ આણંદ ખાતે આવેલી ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઈરમામાં તાજેતરમાં યોજાયેલ સમર ઈન્ટર્નશીપ અંતર્ગત એક સો સુડતાલીસ સંસ્થાઓ દ્વારા પાંચસો બાંસઠ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપ આપવામાં આવશે આણંદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સંસ્થામાં કેમ્પસ ઈન્ટરવ્યૂ દરમિયાન પીઆરએમની બેચના તમામ બસો ચોત્રીસ વિદ્યાર્થીઓની પસંદગી ઈન્ટર્નશીપ માટે કરવામાં આવી હતી

ખાસ કરીને જીસીએનએમએફ અમૂલ પંજાબ મિલ્ક ફેડ વર્કા તમિલનાડુ મિલ્ક ફેડ આવિન ઈન્ટરનેશનલ કો ઓપરેટિવ એલાઈન્સ એશિયા પેસેફિક જેવા કો ઓપરેટિવ સેક્ટર ઉપરાંત ગોદરેજ એગ્રોવેર ફ્યુચર ગ્રૂપ સહિત બેકિંગ ફાઈનાન્સ અને વીમા કંપનીઓ દ્વારા ઈન્ટર્નશીપ બનાવવામાં આવી હતી

આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રેમિલાબેન તેમજ શાળા પરિવાર અને ટ્રેનર ચાવડા હરેશકુમાર દ્વારા આ રમતવીર બાળાને બિરદાવી હતી ખેડૂત પોર્ટલ મહિસાગર જિલ્લામાં તમામ બાગાયત ખેડૂતો માટે એકત્રીસમી મે સુધી આઈ ખેડૂત પોર્ટલ ખૂલ્લું મૂકાયું

જેના ઉપર ખેડૂતો અરજી કરી શકશે ખેડૂતોએ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી અરજીની પ્રિન્ટ તથા જરૂરી દસ્તાવેજો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી લુણાવાડા ખાતે દિવસ સાતમાં પહોંચાડવાની રહેશે તેમ એક યાદીમાં જણાવ્યું છે